તેમને કહ્યું હતું કે જો પ્રકૃત્તિથી સંઘર્ષ કરીએ તો તે ખતરનાક હોય છે પરંતુ જો પ્રકૃતિથી સંતુલન સાધી લઈએ તો તે પણ આપણી મદદ કરતી હોય છે

સત્તાવાર યાદીમાં જમ્મુ કાશ્મીરમાં જણાવ્યા અનુસાર બાંદીપોરા બારામુલ્લા કપવારા ત્રેહગામ સોપોર કુલગામ અને પુલવામા સહીત ઠેરઠેર વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી શ્રીનગરમાં સંવેદનસીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર નિયંત્રણ રખાયું હતું અને ત્રાસવાદીઓ જાહેર વ્યવસ્થામાં તોફાન ન કરે તેની કાળજી લેવામાં આવી હતી જમ્મુની મસ્જીદોમાં મોટી સંખ્યામાં લોકોએ નમાજ અદા કરી હતી કેટલાંક સ્થળો પર પથ્થરમારાના બનાવો નોંધાયા હતા જો કે પોલીસે તેમને વિપ્રેરી નાંખ્યા હતા શનિવારથી પ્રતિબંધો હળવા કરાયા છે પરંતુ ઇન્ટરનેટર સેવાઓ પરનાં નિયંત્રણ યાલુ છે

પત્રકારોને મીડીયા સેન્ટરમાંથી માહીતી પૂરી પાડવામાં આવે છે

ઇદ ઉલ અઝહા નિમિત્તે ગઈકાલે કચ્છની મસ્જિદોમાં વિશિષ્ટ નમાજ અદા કરવામાં આવી હતી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

મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કર્યા બાદ એકબીજાને ગળે મળી ઇદની મુબારકબાદી પાઠવી હતી

મુખ્યમંત્રીએ ડાયમંડ સેક્ટરમાં રશિયા સાથે ગુજરાતની વેપાર ઉઘોગની વિપૂલ સંભાવનાઓનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું કે રશિયા વિશ્વના સૌથી મોટા હીરાના ભંડાર પૈકીનું એક છે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 આ સંદર્ભમાં તેમજો ઉમેર્યું કે સામાપક્ષે ભારત પણ રફ ડાયમંડ પોલિશિંગ અને કટિંગમાં વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે

સુરતમાં વિશ્વની સૌથી મોટી ડાયમંડ કટીગ એન્ડ પોલીશીંગ ઇન્ડસ્ટ્રી છે ત્યારે ડાયમંડ ક્ષેત્રે રશિયા ગુજરાતની આ ભાગીદારી મહત્વપૂર્ણ ઉપયુક્ત બની રહેશે એમ તેમણે જણાવ્યું હતું મુખ્યમંત્રી રશિયા પ્રવાસના બીજા દિવસે ઇન્ડિયા રશિયા કો ઓપરેશન ઇન ધ રશિયન ફાર ઇસ્ટ સેમિનારમાં ગુજરાતના વેપાર ઉદ્યોગ પ્રતિનિધિમંડળ સાથે સહભાગી થયા હતા

વધુમાં મળતી માહિતી મુજબ બહારથી આવતા વાહનોનું ચેકિંગ જીલ્લાના તમામ તાલુકા અને શહેરોમાં હાથ ધરાઈ રહ્યું છે તેમજ બસ સ્ટેશનો અને રેલ્વે સ્ટેશનો માં બહારથી આવતા લોકો અને સ્ટેશન પર મુસાફરી માટે ઉભેલા વ્યક્તિઓના માલ સામાનની ચેક્રિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે